તેમણે થલ ખાતે જવાનોને સંબોધન કર્યું હતું અને જવાનોની શહાદત એળે નહીં જાય એમ જણાવ્યું હતું

તેમને ઉમેર્થું ફતું કે મહિલા અને બાળકોના આરોગ્ય અને પોષણ સ્તર ને બહેતર બનાવતી વ્યવસ્થા કાર્યક્ષમ રહે તે પ્રત્યેક આંગણવાડીમાં પૂરતો સ્ટાફ હોથ તે રૂપાણી સરકારનો આગ્રહ છે ભરતીના માપદંડો અને ધારાધોરણીમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

જીલ્લાનાના નાયબ જીલ્લા વિકાસ અધિકારી ગત મંગળવારે વતન અમદાવાદથી ભુજ આવ્યા હતા જોકે બીજા જ દિવસે તેમને શરદી ખાંસી જેવા લક્ષણો જણાતા તેમણે ગઈકાલે સામેથી પોતાનો ટેસ્ટ કરાવડાવ્યો હતો જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે તંત્ર તેમની નજીકમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસિંગ સહિતની કામગીરી કરી રહ્યું છે

કુટુંબમાં થયેલ મરણ પ્રસંગે મુંબઈથી આવેલ કોરોના પોઝીટીવ સંબંધીના સંપર્કમાં આવવાથી તેમને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે

આ સ્દામીતીઓની જાહેરાત કરતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંસદીય લોકશાહી પધ્ધતિમાં વિધાનસભા મહત્વનું થોગદાન છે ત્યારે આજે થયેલી જાહેરાત અનુસાર ભુજના ધારાસભ્ય ડો નીમાબહેન આચાર્યને જાહેર સાહસો માટેની સમિતિના અધ્યક્ષ તરીકે તો માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે

જો કે ફજી સચરાચર વરસાદની રાફ જોવાઈ રહી છે પરંતુ જ્યાં જ્યાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોએ વાવણી કાર્ય આરંભી દીધું છે